સમીક્ષા બેઠક દેરમિયાન ઘણા મહત્વપૂ ર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે જે કોવિડ દર્દીઓની સારવાર માટે જરૂરી તેબીબી કર્મચારીઓની ઉપલબ્ધતામાં નોંધપાત્ર વધારો કરશે

મેડિકલ ઑક્સીજન ના કાળાબજાર રોકવાની હિમાયત પણ તેમણે રાજ્ય સરકારો ને કરી છે આ પ્રસંગે હાજર એઈમ્સ ના વડા ડોક્ટર રણદીપ ગુલેરિયા એ કોરોના નિદાન માટે કરાતો સિટી સ્કેન નો અતિરેક ટાળવાની હિમાયત કરી છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે એક સિટી સ્કૅન માણસની છાતી ના ત્રણસો એક્સ રે જેટલું કિરણોત્સર્ગનું નુ કસાન પહોંચાડે છે માટે કોરોના ના હળવા લક્ષણ ધરાવતા દર્દીને સિટી સ્કેન માટે ધકેલવા જોઈએ નહીં

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જીલ્લાના દસેદસ તાલુકામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે

દિવસભરના તાપ અને ગરમી બાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને અંજાર શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ભુજ તાલુકાના રોહા હાજાપરજદુરાવરલીયથાવડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા